હવે અન્ય તબક્કાઓના મતદાન અગાઉ ચુંટણી પ્રચાર વેગવંતો બન્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીકોન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ વિવિધ રાજ્યોમાં ચુંટણી રેલીઓ સંબોધી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે

પી એ ના ચેરપર્સન સુ

આ અગાઉ તેમણે રાયબરેલીમાં રોડ શો યોજ્યો હતો

શ્રી સોનિયા ગાંધી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિનેશ પ્રતાપસિંહ વચ્ચે સીધો મુકાબલો થશે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ અમેઠી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી આ અગાઉ તેમજ્ઞે પજ્ઞ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રોડ શો યોજ્યો હતો કોંગ્રેસના અધ્યક્ષ રાહ઼લ ગાંધીએ અમેઠી બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આ બેઠકો માટે આગામી છઠ્ઠી મે ના રોજ મતદાન થવાનું છે

તેઓ કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાની કામગીરીનો ચિતાર આપવા સાથે આગામી સમયમાં પક્ષની યોજનાઓ સને લક્ષ્યાંકો પર પણ પ્રકાશ પાડશે આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ આજે ભચાઉ તાલુકાના આધોઈ અને ત્યારબાદ રાપર ખાતે જાહેર સભા સંબોધશે

શ્રી નરેન્દ્રમોદી મુખ્યમંત્રી બન્યા પછી ડેરીઓ ચાલુ કરાવી આજે ગુજરાતના પશુપાલકોએ શ્વેતકાંતિ સર્જી છે શ્રી રૂપાણીએ મહાગઠબંધન ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં એક તરફ રાષ્ટ્રવાદ છે તો બીજી તરફ પરિવારવાદ છે